આ અંગે શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે જલ એ જ જીવન છે અને પાણી જ વિકાસનો આધાર છે ત્યારે આપણી પુરાતન પરંપરા એવી વરસાદી પાણીના ભૂગર્ભ જળ સંગ્રહ ટાંકાની પદ્વતિને હવે નુતન અભિગમ સાથે અપનાવી જળ સુરક્ષા માટે સૌએ સામુહિક પ્રથાસો કરવા જોઈએ મુખ્યમંત્રીશ્રીએ વડોદરા જીલ્લાની સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગના દેશભરમાં પ્રથમ એવા સફળ પ્રયોગનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સીંગ ના માધ્યમથી લોન્ચિંગ કર્યું હતું તેમને રાજ્યમાં પાણીના દુષ્કાળને ભૂતકાળ બનાવવાની નેમ સાથે રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષથી જળ સહયોગ દ્વારા જે સુજલામ સુફલામ જળ અભિયાન ઉપાડ્યું છે તેની વિસ્તૃત માહિતી આપી હતી આશુતોષ અંતાણી રાજ્ય દિવ્યાંગતા જીલ્લા એસેસમેન્ટ બોર્ડ રાજ્યમાં બેન્ચમાર્ક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને સહાયરૂપ થવા માટે હાઈ સપોર્ટ નીડના એસેસમેન્ટ અને પ્રમાણપત્ર આપવા માટે જીલ્લા કક્ષાએ જીલ્લા એસેસમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી છે તેમ આરોગ્ય વિભાગના એક ઠરાવમાં જણાવ્યું છે આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હાઈ સપોર્ટ નીડ એસેસમેન્ટ અને પ્રમાણપત્ર માટે જીલ્લા કક્ષાએ એસેસમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી છે જેમાં મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ સર્જન શ્રી અથવા તબીબી અધિક્ષક શ્રી મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અધ્યક્ષ તરીકે રહેશે

પી જી ના ટેન્કરમાંથી છુપાવીને લઇ જવાઈ રહેલા અંદાજીત અડધા કરોડથી વધુની કિંમતનો વિદેશી શરાબ ઝડપી પડ્યો હતો